મંત્રી શ્રી એ વધુમાં જણાવ્યું કે રાજ્યના તમામ પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો દ્વારકા સોમનાથ પાવાગઢ ડાકોરને સ્પર્શતા તમામ હાઈવે ચાર માર્ગી બનાવવાનું લક્ષ્યાંક છે અને આ કાર્ય પૂરજોશમાં ચાલુ છે

માળખાગત વિકાસ માટે કેન્દ્ર સરકારે છ લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે

તેમજ જીસીએ દ્વારા નિર્મિત કોફી ટેબલ બુક નિર્માણ ધ રાઇસ ઓફ ગુજરાતનું વિમોચન કરવામાં આવ્યું હતું

જેમાં સ્વિમિંગ પુલ બાસ્કેટ બોલ કૂટબોલની રમત માટેની તમામ સુવિધાઓ છે આ ઉપરાંત અઘતન પુસ્તકાલય પણ બનાવવામાં આવ્યું છે રમત ગમત મંત્રી ઇશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના છેવાડાના બાળકો પણ રમત ગમત ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ગુજરાતના છેવાડાના વિસ્તારની દીકરીઓ પણ વિશ્વ કક્ષાએ નામના મેળવી રહી છે આ પ્રસંગે બાળકોએ જુડોના દાવ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા

પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી શ્રી ભૂપેન્દ્ર યાદવે વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું

તેને ધ્યાનમાં રાખીને આ સદસ્યતા વ્રધ્ધિ સર્વ વ્યાપી બનાવવા પાંચ પ્રકારે સદસ્યતા વૃધ્ધિ અભિયાન ચલાવશે જેમાં વિચાર વૃધ્ધિ સામાજિક વૃધ્ધિ વર્ગ વૃધ્ધિ ભોગોલિક વૃધ્ધિ અને યુવા વૃધ્ધિ જેવા પાંચ પ્રકારનો સમાવેશ થાય છે કમલમ ખાતે સંગઠન પર્વ અંતર્ગત યોજાયેલી ભાજપ પ્રદેશ સ્તરીય કાર્યશાળામાં આજે જનસંઘના આઘ સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીને તેમના શહિદ દિને શ્રધ્યાંજલિ આપવામાં આવી રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રજી યાદવે જણાવ્યું હતું કે પક્ષના આઘ સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન દિવસે આપણે દેશની એકતા અખંડિતતા અને સમૃધ્ધિ માટે ભાજપનો રાષ્ટ્રવાદી વિચાર વધુ વ્યાપક બનાવવા આ કાર્યશાળામાં એકઠા થયા છીએ તે જ તેમના આત્મા માટે એક દિવ્ય શ્રધ્ધાજંલિ બની રહેશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે કાશ્મીરના સંપૂર્ણ એકીકરણ માટે જેમણે શહીદી વહોરી હતી તેવા તપસ્વી પુરૂષ ડોક્ટર મુખરજીની દિવ્યચેતના આપણને અને આવનારી પેઢીને રાષ્ટ્રસેવા માટે સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતી રહેશે શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રજાલક્ષી નીતિઓ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સંગઠનાત્મક રણનીતિને લીધે આજે સમગ્ર દેશમાં ભાજપે વિજયકૂચ કરી છે ભાજપ સરકારની જનકલ્યાણકારી નીતિઓ અને યોજનાઓને લીધે ભાજપ આજે ખરા અર્થમાં છેવાડાના માનવીની પાર્ટી બની છે

પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં ગીર જંગલની બોર્ડર પર વસવાટ કરતાં સિંહોને વન વિભાગ દ્વારા રેડિયો કોલર લગાવવાની કામગીરી હાલ ચાલી રહી છે

સિંહોના ગ્રૂપનું લોકેશન શોધવામાં આવે છે બાદમાં વેટરનીટી ડોક્ટર ઇન્જેક્શનથી સિંહને બેભાન કરે છે

કોલર લગાવવાથી સિંહોની હિલચાલ દૈનિક કામગીરી ઉપર ધ્યાન રાખવામાં આવશે તિલકવાડા ખાતે નર્મદા નદીમાં નહાવા પડેલા સાત યુવાનો તણાઈ જતા એક યુવાનનું મોત નિપજ્યું છે અને છ યુવાનોને માછીમારોએ બચાવી લીધા છે અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ આજે નર્મદા નદીના કિનારે આવેલા મોટા ઓવરાના ઘાટ પાસે તિલકવાડાના સાત યુવાનો નર્મદા નદીમાં નહાવા માટે પડ્યા હતા

આગામી દિવસોમાં શિક્ષણનું સ્તર સુધારવાના ભાગરૂપે આ બેઠકનું આયોજન થયું હતું અમારા પ્રતિનિધિ જણાવે છે કે મિશન અને વિઝનને આગળ ધપાવવા ડોક્ટર વી

કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રદર્શન ગેલેરીમાં જવાની લિફટ આજે ફરી વાર બગડી જતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા મામલો થાળે પાડચો હતો

કેરીના વેપારીને શંકા જતા પોલીસને જાણ કરી હતી